તેમણે કૌહારમાં એક જાહેરસભાને પણ સંબોધન કર્યુ હતું પ્રધાનમંત્રીએ માર્ગોનું બાંધકામ આરોગ્ય કેન્દ્રો હોસ્પિટલો કેન્દ્રીય શાળા અને વિજ સબસ્ટેશનનું લોકાર્પણ અને શિલાન્યાસ પણ કર્યા હતા તેમણે અમેઠીના કૌહાર ખાતે બંધાયેલા ભારત રશિયા રાયફલ પ્રાઇવેટ લિમિટેડના એકમને રાષ્ટ્રને અર્પણ કર્યુ હતું

સંરક્ષણ વિભાગના નિષ્ણાંતો એ જણાવ્યું છે કે આ રાઇફલો ભારતીય સેનાની શક્તિમાં વધારો કરશે તેમજ રોજગારીની નવી તકોનું નિર્માણ કરશે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

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ સંયોજક શ્રી સી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

અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટના પ્રમુખ શ્રી નરહરિ અમીને પત્રકારોને અન્નપૂર્ણા ધામ પ્રાણપ્રતિષ્ઠા અંગે માહિતી આપી હતી

રાજયભરમાં મહાશિવરાત્રિની હર્ષોલ્લાસ સાથે પારંપારિક રીતે ઉજવણી કરાશે

પ્રથમ વખત શિવરાત્રિ પર્વ પથીકાશ્રમ ડોમ ખાતે રાજ્ય સરકારના ઇન્ડેક્સી વિભાગ દ્વારા સ્થાનિક કલાકારોએ તૈયાર કરેલ નમુનેદાર હેન્ડીક્રાફ્ટની ચીજવસ્તુઓનો લાભ શિવરાત્રિ પર્વે આવતા યાત્રિકોને વિશેષ રીતે મળી રહેશે મહોત્સવનો પ્રારંભ પારંપારિક ધ્વજાપૂજનથી થશે શ્રી સોમનાથ ટ્રસ્ટની એલઈડી સ્ક્રીનમાં લોકો કતારબંધ રહીને પણ સોમનાથજીના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી શકે તે રીતે આયોજન કરવામાં આવેલ છે

સમગ્ર રાષ્ટ્ર અને રાજયની સાથે સરફદી કચ્છ જીલ્લામાં પણ મફાશિવરાત્રીનું પર્વ ધાર્મિક ફર્સોઉલ્લાસ અને શ્રધ્ધાભેર ઉજવવામાં આવશે જીલ્લાના ગામે ગામ શિવાલયોમાં ચાર પ્રફરની પુજા મહાઅભિષેકલધુરૂદરીમહાઆરતી શોભાયાત્રા મહાપ્રસાદ તેમજ રાત્રીના સંતવાણી સંહિતના કાર્ચક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે

જીલ્લાભરના શિવાલયોને ભારે રોશની થી શણગારવામાં આવ્યા છે ભુજ તાલુકાના ધ્રંગ ગામ સ્થિત મેકરણદાદાના સ્થાનકે પરંપરા મુજબ આવતી કાલે લોક મેળાનું આયોજન કરવામાં આવ્યુ છે

સી

જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં પવનની ગતિ સામાન્ય કરતા વધુ રફી ફતી અને દિવસભર વાતાવરણ ધુધળુ રહેવા પામ્યુ ફતું જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં સામાન્ય ઝરમર થી ફળવા ઝાપટા થયા ફોવાના સમાચાર મળી રહ્યા છે

વેગીલા પવનને લીધે રાફદારીઓ તેમજ વાફન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે